તેમણે કહ્યું કે આ વર્ષના અંદાજપત્રમાં આરોગ્ય પછી શિક્ષણ કૌશલ્ય સંશોધન અને નવીનીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે શિક્ષણ ક્ષેત્રે બજેટના અમલીકરણ અંગેના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દેશના યુવાધનોને આત્મવિશ્વાસની જરૂર છે જે તેમના શિક્ષણ જ્ઞાન અને કૌશલ્ય સાથે જોડાયેલું છે તેમણે કહ્યું કે આના આધાર પર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી બનાવવામાં આવી છે શ્રી મોદીએ કહ્યું કે જ્ઞાન અને સંશોધનને મર્યાદિત રાખવું તે રાષ્ટ્ સાથે અન્યાય છે

તેમણે સૌ પ્રથમવાર ડીજીટલ અંદાજપત્ર રજૂ કરીને પર્યાવરણીય અભિગમ અપનાવ્યો છે અને ગુજરાત બજેટ એપ પર અંદાજપત્ર રજૂ કર્યું છે

નાણાંમંત્રીએ ગુજરાતમાં બે મેગા ટેક્સટાઈલ પાર્ક મેડીકલ ડીવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જંબુસરમાં બલ્ક દ્રક ઈન્ડીસ્ટ્રીટલ માર્કની જોગવાઈ કરી છે

રામેશ્વર ઉપરાંત વિધાનસભામાં આજે ચાલુ નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે આ અંદાજપત્રમાં રોજગારીના અવસરો ઉપલબ્ધ કરાવવા તથા ગ્રામીણ જીવન સ્તર સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે

વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડેએ ગઇકાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સત્ર દરમિથાન પ્રધાનમંત્રીના એક રાષ્ટ્ર એક ચૂંટણીના સૂયન પર ચર્ચા કરાશે અને ચર્ચાનો નિષ્કર્ષ યૂંટણી પંચ તથા રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે

રાજ્ય વિધાનસભામાં ગત વર્ષે આ વિઘેયક મંજૂર કરાયું હતું

શ્રી ચૌટાલાએ યૂંટણી દરમિયાન ખાનગીક્ષેત્રની નોકરીઓમાં અનામતનો વાયદો કર્યો હતો શ્રી ચૌટાલેએ ગત વર્ષે વિધાનસભામાં આ વિઘેયક રજૂ કર્યું હતું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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

અન્ય મિકસ ડબલ્સમાં ભારતના પ્રણવ જેરી ચોપડા અને એન

પુરુષ સિગલ્સ મુકાબલામાં આજે અનેક ભારતીય ખેલાડીઓ તેમની પ્રથમ તબકકાની મેચ રમશે કિંદાબી શ્રીકાંતની મુકાબલો ભારતીય ખેલાડી સમીર વર્મા સાથે થશે તો પ્રણય એચ એસ નો મુકાબલો નેધરલેન્ડના ખેલાડી સાથે થશે આ ઉપરાંત સૌરભ વર્મા અજય જયરામ સાઇ પ્રણીત અને લક્ષ્યસેન પણ આજે પુરૂષ સીગલ્સ સ્પર્ધામાં ઉતરશે

યૂંટણી પંચના જણાવ્યા મુજબ કોવિડ સંબંધિત પ્રતિબંધોને ધ્યાને રાખી મતદાન સમયમાં વધારો કરાયો છે

દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીતેન્દ્ર તિવારી ગઇકાલે ભાજપમાં જોડાયા છે ભાજપ નેતાઓએ શ્રી તિવારીનું સ્વાગત કર્યું તો તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે શ્રી તિવારીના જવાથી પક્ષ ને કોઈ ફરક પડશે નહીં આસામ આસામમાં આગામી વિધાનસભા યૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો યૂંટણી પ્રચાર કરશે જોકે મોટાભાગના પક્ષોએ હજુ સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સુપ્રત કરી નથી પણ તમામ પક્ષો આ અંગેની તૈયારીઓમાં જોતરાયા છે આસામમાં ત્રણ તબક્કામાં વિધાનસભા યૂંટણી યોજાશે ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જે